આ ક્ષેત્રે દેશના યુવાનોએ મહત્વની ભુમિકા ભજવી છિ

શ્રી મોદીએ કહ્યું કેકે ભારત પાસે મત્સ્યોધોગના વિકાસની તથા દરિયા પેદાશોના નીકાસની પુષ્ઠળ તક છે ગુજરાત સહિત દરિયાકોંઠોના રાજ્યો અને ક્ષેત્રના વિકાસ માટે આયોજન કરવા અનુ રોધ કર્યો હતો વિરલ રાણા પાસપોર્ટ ડીજીલોકર કેન્દ્રસરકારે પાસપોર્ટ માટે અરજી કરનારને વધુ સુવિધા આપતી પાસપોર્ટ ડીજીલોકર પ્લેટફોર્મ સુવિધાનો આરંભકર્યો છે વિદેશ રાજયમંત્રી વી મુરલીધરને આ સુવિધાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે પાસપોર્ટમાટે અરજી કરનાર ડીજીલોકરમાં મુકેલા દસ્તાવેજોની લીંક નવી સુવિધાના માધ્યમથી આપીશકશે આમથવાથી કોઇપણ નાગરીક પાસપોર્ટ સેવા માટે દસ્તાવેજ પેપર સ્વરૂપે આપવાના બદલે ડીજીટલ માધ્યમથી સુ પર ત કરી શકશે

પી

શ્રી પ્રસાદે તમામ નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હેતી તેમણે કહ્યું કે રાજ્ય ચ્યું ટેણી પંચની વેબસાઇટ પર નાગરિક ઘરે બેઠાબેઠા મતદાર યોદીમાં પોતાનું નામજોઇ શકશે યુંટણી પ્રક્રિયા શાંતિપુર્ણ રીતે પુર્ણ થાય તે માટે પોલીસ્ તંત્ર દ્રારા યુસ્ત બંદોબસ્ત કર વા માં આવ્યો છે

મતદાન કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈવાળા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટ મહાનગર પાલિકાની યુંટણી અન્વચે રાજકોટમાં મતદાન કરશે મુખ્યમંત્રી હાલ તેઓ કોરોનાગ્રસ્ત છે અને કોરોનાની સારવાર લઈ રહ્યા છે આમ છતાં નાગરિક તેરીકેની પોતાની ફરજ બેજાવવવના ઉમદા હેતુથી તેઓ પીપીઈ કિટ પહેરીને રાજકોટમાં મતદાન કરશે આજે અમદાવાદમાં નારણપુરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે

ગઈકાલે અંજારમાં બે તથા ભુજ ગાંધીધામ અને નખત્રાણામાં એક એક કેસ નોંધાતા કુલ પાંચ નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા